કેન્દ્રિયમંત્રીમંડળે સોળમી લોકસભાનું વિસર્જન કરવા ભલામણ કરી ચૂંટણીપંચના જાહેરનામા બાદ રાષ્ટ્રપતિ સત્તરમી લોકસભાની રચના કરશે

જમ્મુકાશ્મીરમાં અલ કાયદા સાથે સંકળાયેલો ત્રાસવાદી ઠાર કરાયો

પ્રધાનમંત્રીના અધ્યક્ષપદે આજે સાંજે મળેલી બેઠકમાં આ ઠરાવ કરાયો છે શ્રી મોદીએ રાષ્ટ્રપતિને મળીને મંત્રીમંડળનો પ્રસ્તાવ રજૂ કર્યો છે હવે રાષ્ટ્રપતિ સોળમી લોકસભાના વિસર્જન અંગેનું જાહેરનામું બહાર પાડશે લોકસભાની મુદત ત્રીજી જુન સુધી છે મુખ્ય ચૂંટણી કમિશ્નર અને અન્ય ચૂંટણી કમિશ્નરો આગામી દિવસમાં રાષ્ટ્રપતિને મળી નવા ચૂંટાયેલા સાંસદોની યાદી સોંપશે એટલે સત્તરમી લોકસભાની રચના અંગે રાષ્ટ્રપતિ જાહેરનામું બહાર પાડશે

એનડીએની બેઠકો સાડા ત્રણસો થઇ છે

એક બેઠક વેલ્લોરની ચૂંટણી રદ થઇ છે અરૂણાચલ પશ્ચિમની એક બેઠક સિવાય તમામ પરિણામો જાહેર થઇ ગયાં છે કોંગ્રેસને આ વખતે જરૂરી દસ ટકા બેઠકો ન મળતાં વિરોધપક્ષના નેતાનું પદ નહીં મળે તેને પર બેઠકો મળી છે

તેમાં માર્કસવાદી પક્ષને ત્રણ અને સામ્યવાદીપક્ષને બે બેઠક મળી છે જે અગાઉના દસ કરતાં અડધી છે

તેમણે તેમના હરીફ શાલીની યાદવને હરાવ્યા છે

કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીએ રાયબરેલી બેઠક જાળવી રાખી છે જ્યારે પક્ષ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠી બેઠક ઉપરથી કેન્દ્રીય મંત્રી સ્મૂતિ ઇરાની સામે પપ હજારથી વ્ધુ મતોથી હારી ગયા છે કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી સુલતાનપુર બેઠક ઉપર જીત્યા છે અન્ય કેન્દ્રીય મંત્રીઓ ગાઝીયાબાદથી જનરલ વી

સિંઘ ગૌતમ બુદ્ધ નગરથી મહેશ શર્મા બરેલીથી સંતોષ્કુમાર ગંગવાર વિજયી થયા છે પીલીભીત બેઠક ઉપરથી ભાજપના વરૂણ ગાંધી જીત્યા છે સમાજવાદી પક્ષના નેતા મુલાયમ સિંઘ યાદવે મેનપુરી બેઠક જાળવી રાખી છે જ્યારે પક્ષ અધ્યક્ષ અખિલેશ યાદવે આઝમગઢ બેઠક જીત લીધી છે

સમાજવાદી પક્ષે પ બેઠકો જીતી છે મહાગઠબંધનનો ત્રીજો ભાગીદાર પક્ષ આરએલડી તેનું ખાતું ખોલી શક્યો નહોતો કોંગ્રેસ માત્ર રાયબરેલી બેઠક ઉપર જીત મેળવી છે ઉત્તરાખંડમાં ભાજપ તમામ પ બેઠકો જીતી ગ્યું છે

સંજય ભાટીયાએ કરનાલ બેઠક સાડા છ લાખ મતની સરસાઇથી જીતી લીધી છે નાયબસિંહે કૂરૂક્ષેત્રની બેઠક જીતી છે સુનિતા દુગ્ગલે સિરસા બેઠક જીતી છે આ ઉપરાંત રમેશચંદ્ર કૌશિકે સોનીપત રતનલાલ કટારીયાએ અંબાલા બેઠક અને ભીવાની બેઠક ધરમવીરસિંહે જીતી છે ફરીદાબાદ બેઠક પર ક્રષ્ણમાલ અને રોહતક પર અરવિંદકુમાર શર્મા ચૂંટાયા છે ચંડીગઢમાં કિરણ ખેરે પવન્કુમાર બંસલને હાર આપી છે હિમચાલપ્રદેશમાં ભાજપને ચાર બેઠક મળી છે અનુરાગ ઠાકુર હમીરપુરમાં સિમલા બેઠક પર સુરેશ કુમાર કશ્યપ મંડી બેઠક પર સ્વરૂપ શર્મા અને કાંગરા પર કિશનકપુર ચૂંટાયા છે જમ્મુકાશ્મીરમાં કેન્દ્રિયમંત્રી જીતેન્દ્રસિંઘ ઉધમ્પુર બેઠક જીત્યા છે લદ્દાખ અને જમ્મુની બેઠક ભાજપને મળી છે નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લા શ્રીનગર બેઠક પરથી અને અનંતનાગ પરતી હુસેનન મસૂદી ચૂંટાયા છે બારામુલ્લા બેઠક પરથી મહંમદ અકબર લોન ચૂંટાયા છે

રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીને એક બેઠક મળી છે કેન્દ્રિયમંત્રી કર્નલ રાજયવર્ધનસિંહ જયપુર ત્રામીણ બેઠક પરથી ફરી ચૂંટાયા છે તેમને ચાર લાખ મતની સરસાઇ મળી છે ભૂતપૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેના પુત્ર દુષ્યંતસિંઘ ઝાલાવાડ બરન બેઠક પરથી ફરીથી ચૂંટાયા છે

કોંગ્રેસના વરિષ્ઠ નેતા વીરપ્પા મોઇલી પૂર્વ પ્રધાનમંત્રી એચ ડી

પ્રધાનમંત્રીએ સૌનો આભાર માન્યો છે

કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટીન ટ્રડોનો આભાર માનતાં શ્રી મોદીએ જણાવ્યં કે વિકાસમાં રહેલો વિશ્વાસ જોવા મળ્યો છે ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમાનુએલ મેક્રોનને પાઠવેલા સંદેશામાં શ્રી મોદીએ વ્યુહાત્મક ભાગીદારી વ્ધ્ મજબૂત બનાવવા વિશ્વાસ દર્શાવ્યો છે શ્રી મોદીએ સાઉદી સુલતાન સલમાન બીન અબ્દુલઅઝીઝને તથા પાટવી કુંવર મહંમદ બીન સલમાનનો આભાર માન્યો છે અને બહુપાંખીયા સંબંધો આગળ ધપાવવાની નેમ દર્શાવી છે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોને શ્રી મોદીએ જણાવ્યું કે લાંબા સમયના સંબંધો વધુ મજબૂત બનશે અને અગ્રતાઓ તથા પડકારો માટે સાથે રહી કામ કરીશું નાઇજીરિયાના રાષ્ટ્રપતિ મુહમ્મદ્દ બુહારીને પાઠવેલા જવાબમાં તેમણે બંને દેશોના આગળ વધી રહેલા દ્વિપક્ષી સંબંધો વધુ મજબૂત બને તેની પર ભાર મૂક્યો છે

આ બેઠકમાં પરિણામોની સમીક્ષા કરવામાં આવશે અને પક્ષની હારનાં કારણો વિચારવામાં આવશે પક્ષપ્રમુખ રાહુલ ગાંધી યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી અને ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ સહિત અપ્રણીઓ બેઠકમાં હાજર રહેશે

સંરક્ષણ પ્રવકતાના જણાવ્યા પ્રમાણે ઘટના સ્થળેથી શસ્ત્રો અને વિસ્ફોટકો જપ્ત કરવામાં આવ્યા છે સુરક્ષા દળોએ ત્રાલ વિસ્તારના દાદસર ગામમાં ત્રાસવાદીઓ હોવાની બાતમીના આધારે સમગ્ર વિસ્તાર ઘેરી લઇને કાર્યવાહી કરી હતી

મુખ્ય ન્યાયાધીશશ્રી રંજન ગોગોઇએ તેમને શપથ લેવડાવ્યા હતા

ગવાઇ શ્રી સૂર્યકાંત શ્રી અનિરૂદ્ધ બોઝ અને શ્રી એ એમ બોપન્નાએ શપથ લીધા હતા

ન્યાયાધીશ અરૂણ મિશ્રાએ જણાવ્યું કે તેઓ કદી અદાલત કે સ્થાનિક અદાલતમાં રજૂઆત કરી શકે છે

અને વિશ્વ ચેમ્પીયનશીપ માટે લાયક ઠરી છે પહ કિલોગ્રામ કેટેગરીમાં કવિન્દરસિંહ બિશાની થાઇલેન્ડની ખેલાડી સામે ફાઇનલમાં હાર થઇ છે